પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રામીણ વિસ્તારોના તેજસ્વી વિદ્યાર્થીઓને તક મળે અને તેઓ આગળ વધે તે માટે ભાષા અવરોધ રૂપ ન બને તેવી શિક્ષણ પદ્ધતિ ઉપર ભાર મુક્યો છે ગુજરાતના કેવડિયામાં સેનાની ત્રણેય પાંખોના કમાન્ડરોની ત્રણ દિવસ માટેની વાર્ષિક બેઠકનો આજથી આરંભ થશે

જવાન શહિદ થયા છે અને અન્ય બે જણાને ગંભીર ઈજાઓ થઈ છે

તેમણે કહ્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આ હેતુથી તૈયાર કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટમાં શિક્ષણ ક્ષેત્રની વિવિધ યોજનાઓના અમલીકરણ અંગેના વેબિનારમાં બોલતાં જણાવ્યું હતું કે શિક્ષણ વિદો અને ભાષા નિષ્ણાંતોએ દેશ અને વિદેશની ભાષાઓમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ જ્ઞાનને ભારતીય પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવા પ્રયાસો કરવા જોઈએ પ્રધાનમંત્રીએ કહ્યું કે દુર અંતરીયાળ અને ગ્રામીણ વિસતારોમાં રહેતા કેટલાક વિદ્યાર્થીઓ તેજસ્વી હોય છે પણ તેઓ સ્થાનિક સિવાયની અન્ય ભાષાઓ જાણતા ન હોવાથી આગળ વધી શકતા નથી શ્રી મોદીએ વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકારે આ વખતના બજેટમાં આરોગ્ય પછી શિક્ષણ ક્ષેત્રે કૌશલ્ય સંશોધન અને નવકલ્પનાને કેન્દ્રમાં રાખ્યા છે

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ભારતીય હવાઈદળ નૌકાદળ અને ભૂમિ દળના ટોચના કમાન્ડરોને આવતીકાલે સંબોધન કરશે આ બેઠકમાં સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા વધારવી ભારતીય ઉપખંડમાં ઉભા થનાર સંભવિત ખતરા અંગે સઘન ચર્ચા વિચારણા કરાશે આ ઉપરાંત નવા એર ડિફેન્સ કમાન્ડ અને મેરીટાઈમ કમાન્ડની રચના અંગે ચર્ચા વિચારણા કરાશે

આ કાર્યક્રમ વર્ચ્યુઅલ રીતે યોજાયો છે અને તેમાં અફઘાનિસ્તાન આર્મેનિયા ઈરાન કઝાકિસ્તાન રશિયા અને ઉઝબેકિસ્તાનના મંત્રીઓએ ભાગ લીધો મંત્રી સ્તરના ઉદઘાટન સત્રને સંબોધન કરતાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે વૈશ્વિક આર્થિક વિકાસના ક્ષેત્રમાં એશિયા તરફનો ઝોક એ જોડાણ માટેની અભૂતપૂર્વ તકનું સર્જન કરે છે આ ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓનો મોટો અભાવ છે જે આપણા લોકોની વધતી આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે જરૂરી છે તેમણે કહ્યું કે ભારત સરકારે પ્રાદેશિક જોડાણને મહત્વ આપીને ચાબહારમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો હતો

ડોક્ટર જયશંકરે કહ્યું કે ચાબહારમાં શાહિદ બેશેટી બંદર પર ઇન્ડિયા પોર્ટ઼સ ગ્લોબલ લિમિટેડની સ્થાપના અને કામગીરી આ મહત્વપૂર્ણ પહેલ છે પ્રાદેશિક જોડાણ વધારવા અને ચાબહાર મારફત સમુદ્ર ના ધરાવતા મધ્ય એશિયાના દેશોમાં સાથે મળીને કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતા તેમાં પ્રતિબિંબિત થાય છે

તેમણે કહ્યું આ બંદર અફઘાનિસ્તાનની પ્રજાની શાંતિ સ્થિરતા અને સમૃદ્ધિ પ્રત્યેની સહિયારી પ્રતિબદ્વતાનો એક ભાગ છે

વિસ્ફોટમાં ઈજા થયેલા બે જવાનોને વિમાન મારગે રાંચી લઈ જવાયા છે વધુ વિગતોની રાહ્ જોવાય છે

ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો અને તેની શરૂઆત નબળી રહી હતી

ભારત વતી અક્ષર પટેલે બે અને મહંમદ સિરાજે એક વિકેટ ઝડપી હતી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં સ્થાન મેળવવા ભારતે આ મેચમાં વિજય મેળવવો થવા ડ્રો કરવી જરૂરી છે

એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું હતું કે બરછટ ધાન્ય એટલે કે મિલેટ્સને લોકપ્રિય બનાવવા માટે ભારતે મોખરે રહીને ગૌરવ મેળવ્યું છે તેના વપરાશથી પોષણ ખાદ્ય સુરક્ષા અને ખેડૂતોનું કલ્યાણ થાય છે તેમણે કહ્યું તેનાથી કૃષિ વૈજ્ઞાનિકો અને સમુદાયો માટે સંશોધન અને નવીનતાની તક મળે છે પ્રધાનમંત્રીએ કહ્યું કે લોકોને સ્વાદિષ્ટ મિલેટ વાનગીઓ પીરસવામાં આવી હતી આ એક નાસ્તો છે જેનાથી લોકોને પોષણ મળે છે

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટી

તિરુમૂર્તિએ તમામ સહયોગીઓ ખાસ કરીને બાંગ્લાદેશ કેન્યા નેપાળ નાઇજીરીયા રશિયા સેનેગલ અને તમામ સભ્ય દેશોનો મજબૂત સમર્થન બદલ આભાર માન્યો હતો

તેમણે વિજ્ઞાન અને ટેકનૉલોજીથી લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો થાય તે સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

તેઓ આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતે ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી ખાતે સંબોધન કરી રહ્યા હતા ઉપરાષ્ટ્રપતિએ આઇઆઈટી તિરુપતિ પરિસરમાં પ્રદર્શનની મુલાકાત લીધી

બે દિવસની આંધ્રપ્રદેશની મુલાકાતે ગયેલા શ્રી નાયડુ આવતીકાલે તિરુપતિ બાલાજીના દર્શન કરશે

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષ વર્ધને કહ્યું કે હોસ્પિટલોએ કોવિડ રસી આપવા માટે નિશ્ચિત સમયપત્રકનું વળગી રહેવું પડતું હતું રસીકરણના સમયપત્રકને વધારી દેવાતાં રસીકરણની ઝુંબેશને વેગ મળશે